વધુમાં તેમને કહ્યું કે સમાજના દરેક વર્ગે અંદાજપત્રને આવકાર્યું છે આરતી ભદ્દ સીએનજી ટ્રેક્ટર દેશના પ્રથમ સીએનજી ટ્રેક્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવશે તેથી ખેડૂતોની આવકમાં વધારો થશે તેમજ ખર્ચ ઓછો કરવામાં તથા ગ્રામીણ ભારતમાં રોજગારીની તકો વધારવામાં મદદ મળશે ખેડૂતોનો સૌથી વધુ ખર્ચ બળતણમાં થાય છે સીએનજી દ્રેક્ટરથી ખેડૂતને સૌથી મહત્વનો ખર્ચ બળતણ પર છે

આરતી ભદ્દ ફાયર સેફટી ઓફિસર્સ રાજ્ય સરકારે ફાયર અંગે જાહેર કરેલી નવી નીતિની શરૂઆત રાજકોટ શહેરમાં શરૂ કરવામાં આવી રહી છે

આ યુવાનો તાલીમ લીધા બાદ ખાનગી ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી બિલ્ડીંગમાં મેન્ટેનન્સની સેવા આપશે આવા સ્વતંત્ર પ્રેક્ટીસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરની નગર મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે

આદિપુર ગાંધીધામના સિંધી સમાજ તથા પાલિકાએ સંયુકત રીતે હાફ મેરેથીન દોડનું આયોજન કર્યું છે